તેમાં મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ઉત્તર પ્રદેશ તમીળનાડુ દિલ્ફી અને પંજાબ છે

અન્ય પાંચ રાજ્યોની સાથે પંજાબ અને દિલ્હીમાં તાજેતરમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો થયો છે

કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અસરકારક સહયોગ અને સંકલનમાં કોવિડ વિરુદ્ધ લડત આપી રહ્યા છે કેન્દ્ર સરકાર આરોગ્ય સેવાઓ અને તબીબી સાધનોને આગળ વધારવા માટે સમર્થન કરી રહી છે આરીગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એઇમ્સ નવી દિલ્હીના સહયોગથી હાથ ધરાયેલી ઇ આઇસીયુ ટેલિ પરામર્શ દ્વારા આઇસીયુમાં ડોકટરોની ક્લિનિકલ મેનેજમેન્ટ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારણા કરવામાં આવી છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષાથી હોસ્પિટલોમાં ઓક્સિજનની પૂરતી ઉપલબ્ધતા અને કોવિડ આરોગ્યસંભાળ સુવિધાઓની ખાતરી કરવામાં આવી છે સકારાત્મક કેસોના નિયંત્રણ દેખરેખ પરીક્ષણ અને કાર્યક્ષમ ક્લિનિકલ મેનેજમેન્ટમાં તેમને ટેકો આપવા માટે કેન્દ્ર નિયમિત રૂપે તબીબી ટીમ નિયુક્ત કરે છે

રાજ્યસભાના સભાપતિ એમ

રવિવારે બે કુષિ બિલ પસાર થવા દરમિયાન થયેલા દ્રશ્યનો ઉલ્લેખ કરતાં તેમણે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા સભ્યોને વિનંતી કરી તેમણે કહ્યું સભ્યોએ તેમની ભૂલોનો અહેસાસ કરવો જોઈએ આ મુશ્કેલ સમયમાં સત્રમાં ભાગ લેવા માટે તેમણે તમામ સભ્યોનો આભાર માન્યો શ્રી નાયડુએ આ રોગયાળા સામે લડવામાં વોરિયર્સની ભૂમિકાની પણ પ્રશંસા કરી લોકસભાની બેઠક પણ સાંજે મળી હતી અને અધ્યક્ષ દ્વારા નીચલું ગૃહ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી

રેલવેમંત્રી પિયૂષ ગોયલે આજે રાજ્યસભામાં લેખિત પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી

રાજ્યસભાએ આજે તેને મંજૂરી આપી દીધી છે આ બિલ કાશ્મીરી ડોગરી હિન્દી અંગ્રેજી અને ઉર્દૂને કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરની સત્તાવાર ભાષા તરીકે બનાવે છે

કિશન રેડ્ડીએ કહ્યું કે આ કાયદો જમ્મુ કાશ્મીરની પ્રજાની લાંબા સમયથી માંગને પૂર્ણ કરશે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે કેન્દ્રને માહિતી આપી હતી કે કેન્દ્રશાસિત પ્રદેશોના લોકો બોલાતી અને સમજાયેલી ભાષાઓને તેમની સત્તાવાર ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની માંગ કરી રહ્યા છે

તેમણે કહ્યું કે સરકાર જમ્મુ કાશ્મીરમાં પંજાબી અને અન્ય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાફન આપવાનું કામ કરશે રાજ્ય મંત્રી રામદાસ આઠવલે અને ભાજપના સાંસદ સુરેન્દ્રસિંહ નાગર અકાલી દળના નરેશ ગુજરાલ અને પીડીપીના મીર મોહમ્મદ ફૈયાઝે પણ બિલ પર રજૂઆત કરી હતી ફિટ ઈન્ડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશવ્યાપી ફિટ ઇન્ડિયા સંવાદ દરમિયાન ફિટનેસ પ્રભાવકો અને નાગરિકો સાથે વાતચીત કરશે ફિટ ઈન્ડિયા ઝુંબેશની પહેલી વર્ષગાંઠની ઉજવણી માટે આ સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીએ સારા સ્વાસ્થ્ય વિશેના તેમના વિચારો અંગે માર્ગદર્શન આપશે તેમાં વિરાટ કોહલીથી લઈને મિલિંદ સોમણ અને રૂજુતા દિવેકર સુધીના અન્ય ફિટનેસ પ્રભાવકો પણ ભાગ લેશે પ્રધાનમંત્રી દ્વારા ફીટ ઈન્ડિયા સંવાદ એ દેશના નાગરિકોને ભારતને તંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાની યોજના તૈયાર કરવા માટે શામેલ કરવાનો વધુ એક પ્રયાસ છે

રાષ્ટ્ર સંઘમાં ન્યૂચોર્ક ખાતે ભારતીય મિશન દ્વારા જવાબના અધિકાર અંતર્ગત કહ્યું છે કે તુર્કીએ અન્ય રાષ્ટ્રોના સાર્વભૌમત્વનું સન્માન કરવાનું શીખવું જોઈએ અને તેની પોતાની નીતિઓને વધુ ઊડાણપૂર્વક પ્રતિબિંબિત કરવી જોઈએ

રાજ્યસભા દ્વારા આજે તેને મંજૂરી આપવામાં આવી આ ખરડી લાયક નાણાકીય કરારને દ્વિપક્ષીય રીતે કાનૂની માળખું પ્રદાન કરે છે એક પક્ષથી બીજા પક્ષને યૂકવવાપાત્ર યોખ્ખી રકમ નક્કી કરવા માટે બે પક્ષો વચ્ચેના સોદાથી થતા તમામ દાવાઓને આવરી લે છે બિલ લાયક નાણાકીય કરાર માટે અમલીકરણની મંજૂરી આપે છે બિલની જોગવાઈઓ બે લાયક નાણાકીય બજારના સહભાગીઓ વચ્ચેના કરાર પર લાગુ થશે જ્યાં ઓછામાં ઓછી એક પાર્ટી એ નિર્ધારિત અધિકારીઓ આરબીઆઈ સેબી આઈઆરડીએઆઇ પીએફઆરડીએ અથવા આઈએફએસસીએ દ્વારા નિયમન કરાયેલ સંસ્થા છે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે બિલ પરની ચર્ચાના જવાબમાં કહ્યું હતું કે દેશમાં નાણાકીય સ્થિરતા માટે તે નિર્ણાયક છે અને બે પક્ષો વચ્ચે દ્વિપક્ષીય રીતે કાનૂની આધાર આપશે

આ વાત રેલવેમંત્રી પિયુષ ગોયલે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવી છે

રામગોપાલ યાદવ અને જાવેદ અલી ખાન કોંગ્રેસના રાજ બબ્બર બસપાના વીરસિંહનો સમાવેશ થાય છે ગૃહ મળ્યું ત્યારે અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ ઉલ્લેખ કર્યો કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના આ સભ્યો નવેમ્બરમાં નિવૃત્ત થશે તેમણે નિવૃત્ત થતા સભ્યોની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ ઉપલા ગૃહની કામગીરીમાં મહત્વપૂર્ણ અને મૂલ્યવાન યોગદાન આપ્યું છે

સંઘર્ષ વિરામભંગ સંઘર્ષ વિરામના વધુ એકવાર ઉલ્લંઘનમાં પાકિસ્તાની લશ્કરના જવાનોએ આજે વહેલી સવારે પૂંચના શાહપુર કિર્ની અને કસબા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે નાના હથિયારો અને ભારે તોપ વડે આડેધડ ગોળીબાર કર્યા હતા